નવી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ધન્યવાદ રેલીને સંબોધતા તેમણે કહ્યું કે નાગરિકત્વ સુધારા કાયદો અને નાગરીક નોંધણીપત્રક કોઇ ચોકકસ ધર્મ સામે નથી સરકારે આસામને લાગુ પડે તેવો કોઇ નિર્ણય લીધો નથી તેમણે કહયું કે આ કાયદો પડોશી દેશમાં પ્રતાડીત લધુમતી લોકોને નાગરીકત્વ આપવા માટે છે શ્રી મોદીએ લધુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો વિરોધપક્ષ પર આરોપ મુકયો ભુતપુર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે બાંગ્લાદેશથી આવેલા લધુમતી લોકોના નાગરીકત્વના કરેલા સમર્થનનો તેમણે ઉલ્લેખ કર્યો હતો તેમણે કહયું કે પાકિસ્તાનમાં લધુમતીને થઇ રહેલા ભેદભાવને ખુલ્લા પાડવાનો આ અવસર હતો પરંતુ વિરોધી રાજનીતીના કારણે આ બાબત ગુમાવી છે સરકારના વિકાસલક્ષી કાર્યક્રમોમાં કોઇપણ ભેદભાવ હોય તો તે સામે તેમણે પડકાર ફેકથો હતો અટકાયતી છાવણીઓ હોવાની વિરોધપક્ષની ખોટી માહિતીને તેમણે રદિયો આપ્યો હતો વિરોધપક્ષ મતબેંકની રાજનીતી કરે છે એ કારણે તેમણે યુવાનોને અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે સરકારની વિકાસલક્ષી યોજનાઓ અંગે તેમણે કહયું કે સમાજના તમામ વર્ગને લાભ અપાયા છે અને તેમાં ધર્મ કે જાતીનો ભેદભાવ નથી

આ અંગે વિરોધપક્ષ ધ્વારા માત્ર વયનો જ અપાયા હતા પ્રધાનમંત્રીએ દિલ્હીની કેજરીવાલ સરકાર પર ખરાબ પાણી પુરૂ પાડવા પ્રદુષણ તથા વાહન વ્યવહારમાં અરાજકતાનો આરોપ મુકયો હતો

આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ ધ્વારા આયોજીત વિશાળ રેલીને સંબોધતા શ્રી જાવડેકરે કહયું કે દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અમલ થઇ રહયો નથી મેટ્રો રેલવેના વિકાસલક્ષી પ્રોજેકટ ભાજપ સરકાર ધ્વારા અમલી બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ડોકટર હર્ષ વર્ધને દિલ્ફીની કેજરીવાલ સરકાર ધ્વારા લોકોને જુઠા વચનો અપાયાનું કહયું હતું માત્ર જાહેર ખબરો ધ્વારા પ્રચારમાં વ્યસ્ત હોવાનો તેમણે આરોપ મુકયો હતો તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીમાં વાતાવરણ ડહોળી રહયાં છે કેન્દ્રમાં અને દિલ્હીમાં ભાજપ જ નેતૃત્વ પુરૂ પાડવા સક્ષમ હોવાનું તેમણે કહ્યું હતું

ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી

આજે નાગપુરમાં સંવિધાન ચાર રસ્તા પાસે જાહેર સભાને સંબોધતા શ્રી ગડકરીએ કહયું કે આ કાયદાથી લધુમતીને કોઇ જ અન્યાય થતો નથી વિરોધપક્ષ ખોટો પ્રચાર કરીને લધુમતી સમુદાયમાં ભય ઉભો કરને મત બેઠકનું રાજકારણ કરી રહ્યાં છે શ્રી ગડકરીએ કહયું કે સર્વ ધર્મ સમભાવ એ ભારતીય સંસ્કૃતિ છે પાકિસ્તાની કલાકારો અદનાન સામી અને સલમા આગાને ભારતીય નાગરીકત્વ આપવામાં આવ્યું છે આ અગાઉ ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સંગઠનો ધ્વારા નાગરિકત્વ સુધારા કાયદાના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી

કેટલાક શહેરોને બાદ કરતાં ઘણા શહેરોમાં ઇન્ટરનેટ સેવાઓ રાબેતા મુજબ થઇ છે ઉત્તર પ્રદેશના પોલીસ વડા ઓ પી સિંહે તમામ નાગરીકોને શાંતી જાળવવા અપીલ કરી છે અફવાઓથી દુર રહેવા અને કાયદાની જોગવાઇઓથી વાકેફ કરવા પોલીસ અને વહીવટી તંત્ર ધ્વારા પ્રથાસો કરવામાં આવ્યા છે લખનઉના જીલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ વડાએ ઇદગાહ જઇને મુસ્લીમ મૌલવીઓ સાથે બેઠક યોજી હતી દરમિયાન પોલીસે વિવિધ જીલ્લાઓમાં તોફાનો આયરનારની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાફી શરૂ કરી છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસનો ઉલ્લેખ કરી સરકાર તમામ વર્ગ માટે કામ કરતી હોવાનું જણાવ્યું હતું તથા શાંતી જાળવવામાં સહયોગ આપવા સૌને અનુરોધ કર્યો છે

મુખ્ય ચુંટણી અધિકારી વિનયકુમાર ચૌબેએ આકાશવાણીને જણાવ્યું કે સવારે આઠ વાગે મતગણતરી શરૂ કરાશે અને દર કલાકે સરસાઇની જાણકારી અપાશે તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

તેને ચિલાઇ કાલન તરીકે ઓળખવામાં આવે છે જો કે છેલ્લા દસ દિવસથી ત્યાં ભારે ઠંડી શરૂ થઇ યુકી છે સમગ્ર ખીણ પ્રદેશમાં તાપમાન શૂન્ય ડીગ્રીથી પણ નીચે રહયું હતું શ્રીનગરના હવામાન વિભાગે શનિવાર સુધી સુકું હવામાન રહેશે તેવી આગાહી કરી છે

ભારતીય રાજદુતના નાયબ વડા ડોકટર અજય કુમારે તેનો કાઠમંડુમાં આરંભ કર્યો છે નેપાળ સશસ્ત્ર પોલીસ દળ તાલીમ શાળામાં પોલીસને તાલીમ આપવામાં આવે છે

શિક્ષણ ક્ષેત્રે આધુનીક માળખું ઉભુ કરવામાં નેપાળ સરકારને સહાય માટે ભારત સરકારે સહયોગ પુરો પાડથો છે

પાકિસ્તાન ધ્વારા રજુ કરાયેલા અહેવાલમાં ત્રાસવાદીઓને નાણાં સહાય અને ગેરકાનુની રીતે નાણાંની હેરફેર અંગે માહિતી આપવામાં આવી છે

ગયા ઓકટોબરમાં તેને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું અન્યથા ઇરાન અને ઉત્તર કોરીયાની હરોળમાં મુકવા ધમકી આપી છે

છઠ્ઠી ડીસેમ્બરે પાકિસ્તાને અહેવાલ આપ્યો છે

નિયંત્રણ સંસ્થાએ જણાવ્યું કે પ્રતિબંધો સામે પાકિસ્તાને અસરકારક અમલ કરવાની કટીબધ્ધતા દર્શાવવી જોઇએ રાષ્ટ્રસંઘ પ્રતિબંધીત ત્રાસવાદી સંગઠનો લશ્કરે તોયબા તથા તેના સ્થાપક હાફીઝ સઇદ જૈશે મહંમદ અને તેના સ્થાપક મૌલાન મસૂદ અઝહર તથા તેની સાથે સંકળાયેલા સંગઠનો સામે કાર્યવાહી કરવી જોઇએ

જે છેલ્લા છ વર્ષનું સૌથી વધુ છે

હાયબ્રીડમાં નવ હજાર કરોડનું મુડીરોકાણ છે